જમ્મુ અને કાશ્મીર સરકારે જણાવ્યું છે કે રાજ્યમાં શાંતિપૂર્ણ વાતાવરણ છે અને છેલ્લા એક સપ્તાહમાં કોઇ અનિચ્છનીય બનાવ બન્યો નથી

વિદેશમંત્રી એસ જયશંકર ચીનની ત્રણ દિવસની મુલાકાતે આજે રવાના થઇ રહ્યાં છે

અગ્ર સચિવ મ્ફઇ સુબ્રમણ્યમે જણાવ્યું છે કે ઇદનું પર્વ નજીક આવી રહ્યું હોવાથી નાગરીકો ખરીદી માટે ઉમટી રહ્યા છે શ્રીનગર તથા અન્ય શહેરોમાં ઇદની ખરીદી તથા વાહનોની અવર જવર સારા પ્રમાણમાં જાવા મળી હતી રાજ્ય પોલીસ વડા દિલબાગસિંહે રાજ્યમાં ગોળીબાર અંગેના અપપ્રચારાત્મક સમાચારો તથા અફવામાં વિશ્વાસ નહીં રાખવા લોકોને અપીલ કરી છે

રાજ્યપાલ સત્યપાલ મલિકે ગઇકાલે ઇદ પર્વની ઉજવણીની તૈયારી તથા શ્રીનગરની હોર્ટસ્પટલોની આરોગ્ય સેવાની સમીક્ષા કરી હતી રાજ્યપાલે જણાવ્યું હતું કે ઇદ પર્વ પ્રસંગે લોકોને મહત્તમ સુવિધા આપવા વહિવટીતંત્રે તૈયારી કરી છે

કાર્યરત કરાયાં છે તેમણે કહ્યં કે વહિવટીતંત્રે નિયંત્રણ હળવા કરતાં પૂરૂષો અને સ્ત્રીઓ મોટી સંખ્યામાં આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે બહાર નીકબ્યા છે

જયશંકર ચીનની ત્રણ દિવસની મુલાકાતે આજે રવાના થઇ રહ્યાં છે તેમના આ પ્રવાસ દરમિયાન તેઓ યીનના વિદેશમંત્રી વાંગ થી સાથે દ્વિપક્ષી બેઠક યોજશે વિદેશ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું છે કે ડાક્ટર જયશંકર આ બેઠકમાં દ્વિપક્ષી સંબંધો વિષે તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મ્દદાઓ પર મંતવ્યોનું આદાનપ્રદાન કરશે આ પ્રવાસ દરમ્યાન ડાક્ટર જયશંકર સાંસ્કૃતિક અને લોકોની પરસ્પર મુલાકાત વિષેની ભારત ચીન ઉચ્ય સ્તરીય વ્યવસ્થાની બીજી બેઠકનું સહઅધ્યક્ષપદ પણ સંભાળશે

ગઇકાલે દિલ્હીમાં યોજાયેલી કોંગ્રેસ કાર્યકારી સમિતી ઝઉઝની બેઠકમાં શ્રીમતી સોનીયા ગાંધીને વચગાળાના અધ્યક્ષ બનાવવા સહિતના ત્રણ ઠરાવોને મંજુરી અપાઇ હતી પક્ષ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે છૈંઝઝ નવા અધ્યક્ષની વરણી કરે ત્યાં સુધી શ્રીમતી સોનિયા ગાંધી વચગાળાના અધ્યક્ષ રહેશે

વેંકૈયા નાયડ઼એ ઝારખંડ સરકારની મુખ્યમંત્રી ક્રષિ આશીર્વાદ યોજનાનો આરંભ કરાવ્યો છે આ થોજના હેઠળ સરકારી યોજનાના લાભો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાશે

આગામી ઓક્ટોબર સુધીમાં ત્રણ હજાર કરોડ રૂપિયા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાશે

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કર્ણાટકના કૃષ્ણા નદી પર સલામતી ડેમમાંથી પાંચ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે

વૈકેંયા નાયડુએ હોદ્દો સંભાળ્યાના બે વરસની વિગતો આપતા પુસ્તક લિસનિંગ લત્નગ એન્ડ લીડીંગનું ગૃહમંત્રી અમિત શાહે આજે વિમોચન કર્યું માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ચેન્નાઈમાં આઘોજીત એક કાર્યક્રમમાં આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું

પુસ્તકમાં ઉપરાષ્ટ્રપતિની રાજ્યસભાના સભાપતિ તરીકેની અસરકારકતાની વિગતો પણ આપવામાં આવી છે

આજે ચેન્નઈ ખાતે ઉપરાષ્ટ્રપતિ એમ વૈકેંયા નાયડુના પુસ્તકના લોકાર્પણ સમારોહ દરમિયાન તેમણે આ મુજબ જણાવ્યું હતું

આ મહિનાની છઠ્ઠી તારીખથી શરૂ થયેલી તપાસ દરમ્યાન આવકવેરા વિભાગના અધિકારીઓએ તમિલનાડુ કેરળ આંધ્રપ્રદેશ અને ગોવાના પપ જેટલા સ્થળો પર દરોડા પાડ્યા હતા જેના આધારે કાયા માલના ખર્યના હિસાબમાં ગેરરિતી પકડાઇ હતી

બીજા અન્ય સ્થળ પર શોધખોળ હજુ ચાલુ છે

ઢાકા ટંગાઇલ ધોરીમાર્ગ ઉપર વાહનોની લાંબી લાઇનો દેખાઇ રહી છે શનિવારે ખુલના તરફ જતી સુંદરબન એક્સપ્રેસ પાટા પરથી ખડી પડતા ઢાકાથી અન્ય સ્થળો પરના રેલ વ્યવહારને અસર થઇ છે ઢાકાથી ઉપડતી ગાડીઓ નિર્ધારિત સમયથી મોડી ઉપડતી હોવાથી રેલવે સ્ટેશને મુસાફોરની ભીડ જાવા મળી રહી છે કેટલીક ટ્રેનો બાર કલાક મોડી પડી છે